નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વિકાસ કામોના લોકાર્પણ તથા ખેડૂત સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું

શ્રી પટેલે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે શરૂ કરેલી કિસાન પરિવહન યોજના સહિત સાત યોજનાની જાણકારી આપી હતી

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ

આ યોજનાથી જામકંડોરણા અને ધોરાજીના બાવન ગામોની આશરે પોણા બે લાખથી વધુ લોકવસતીને પીવાનું પાણી મળશે

આ યોજનામાં ફોફળ બે જળાશયની નીચેના વિસ્તારની પાઈપલાઈનની લંબાઈ વધારીને ફોફળ એક જળાશયમાં પાણી ભરવાની લોકપ્રતિનિધિઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે

કેટલાક રાજ્યોમાં નીટ અને જે

ની પરીક્ષા લેવાના અંગે વિવાદ છે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને તથા સામાજિક અંતર જાળવીને પરીક્ષા આપી રહ્યા છે તેમજ હોલમાં સેનીટાઇઝેશનની પણ વ્યવસ્થા છે

સૌરાષ્ટ્ર કચ્છ સહિત મોટા ભાગ ના ગુજરાત માં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પાડવાની સંભાવના હવામાન ખાતા એ કરી છે

હાલ એક લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોવાથી નદી કાંઠાના ગામડાને સાવધ કરાયા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે રમત ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ખેલાડીઓને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કરશે

કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રીજીજુ અને અન્ય મહાનુભાવો દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી આ કાર્યક્રમમાં જોડાશે

રાજકોટના જસદણ તાલુકા ખાતે આવેલ હિંગોળગઢ અભ્યારણ્યનું પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં ખીલી ઊઠ્યું છે

મી દૂર આવેલું છે

જેમાં વિદ્યાર્થીઓને વનભ્રમણ વિવિધ વનસ્પતિની ઓળખ પક્ષી દર્શન તેનો વિસ્તૃત અભ્યાસ રાત્રિ આકાશ દર્શન વગેરે કાર્યક્રમો કરાય છે અત્યાર સુધીમાં ત્રણ હજાર નવસો પયાસ જેટલા શિબિરનું આયોજન કરાયું છે બોટાદ જિલ્લાના બરવાળાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે રીક્ષા અને મોટરકાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપશ્યું હતું તો એક વ્યક્તિની હાલત ગંભીર છે બેલા ગામની કેનાલ પાસે રીક્ષા અને કાર સામસામે અથડાતા આ અકસ્માત થયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર તેમના વિયારો રજૂ કરશે આ કાર્યક્રમ માટે જાહેર જનતા પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ મહિનાની મન કી બાતમાં ચર્ચા માટે વિચારોની આપલે કરશે